કેન્દ્ર સરકારે ગ્રુપ બી અને સી ની ખાલી જગ્યાઓ માટે ભરતી કરવા રાષ્ટ્રીય ભરતી એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે આરોગ્ય મંત્રાલયના ઈ સંજીવની ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા બે લાખ ટેલિ પરામર્શ કરાયા છે ભારતીય તટરક્ષક દળ માટે પેટ્રોલિંગમાં ઉપયોગી તથા ઘરઆંગણે બનાવેલી ઇન્ટરસેપ્ટર બોટને ગઈકાલે સુરતમાં તટરક્ષક દળમાં વિધિવત સામેલ કરાઈ છે

દેશના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની આ પાંચમી આવૃત્તિ છે

પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત શહેરી મિશન હેઠળ વિડીયો કોન્ફરન્સ દ્વારા પસંદ કરેલા લાભાર્થીઓ સ્વચ્છાગ્રહીઓ અને સફાઇકાર્મીઓ સાથે પણ વાતચીત કરશે

ગઈકાલે બપોરે કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને આ ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો અને દેશના યુવાનોને નોકરી મેળવવા લાભ થશે એમ જણાવ્યું તેમણે કહ્યું રાષ્ટ્રીય ભરતી એજન્સી ગ્રુપ બી અને સી ની જગ્યાઓ માટેના ઉમેદવારોને પસંદ કરવા માટે એક સામાન્ય પાત્રતા પરીક્ષણ કરશે

સીઈટી પરિણામ પ્રમાણપત્ર પરિણામ જાહેર થયાની તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે ઉચ્ય વયમર્યાદામાં છૂટછાટ એસસી એસટી ઓબીસી અને અન્ય કેટેગરીના ઉમેદવારોને સરકારની હાલની નીતિ મુજબ આપવામાં આવશે ઉમેદવારોને સામાન્ય પોર્ટલ પર નોંધણી કરવાની અને કેન્દ્રોની પસંદગી આપવાની સુવિધા હશે

આ ખર્ચ ત્રણ વર્ષના સમયગાળામાં કરાશે

દસ દિવસના ટ્રંકા ગાળામાં આ લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધનના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ટેલિ પરામર્શ અંગેની માહિતી આપવામાં આવી હતી ઇ સંજીવનીએ આરોગ્ય સંભાળ સેવાઓ મેળવવા માંગતા લોકો માટે તેની ઉપયોગિતા અને સરળતા સાબિત કરી છે આ પ્લેટફોર્મ દ્વારા બે પ્રકારની ટેલિમેડિસિન સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ડોક્ટર ડોક્ટર વચ્ચે અને દર્દી તથા ડોક્ટર વચ્ચે આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર હેઠળ ઇ સંજીવની સેવા આપવામાં આવી રહી છે આરોગ્ય મંત્રાલયે બીજી ટેલી પરામર્શ સેવા ઇ સંજીવની ઓપીડી શરૂ કરી છે આ વર્ષે એપ્રિલમાં કોવિડ રોગયાળાને કારણે દર્દી અને ડોક્ટર વચ્ચે સલાહ માટે તેનો આરંભ કરાયો છે

તેમાં જયપુર ગ્વાહાટી અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે

સુરત જિલ્લા ક્લેક્ટર ધવલ પટેલના પત્ની ડોક્ટર હિરલ પટેલે આ નૌકાનું જલાવતરણ કરાવીને તેનું ઉદઘાટન કર્યું હતું

ક્વાર્ટર ફાઇનલમાં સુમિત નાગલનો મુકાબલો સ્ટાન વાવરીન્કા સાથે થાય તેવી સંભાવના છે આજ સ્પર્ધામાં ભારતના દ્વીજ શરન અને એન શ્રીરામ બજાજ ડબલ્સની સ્પર્ધામાં અલગ અલગ જોડીદારો સાથે ભાગ લઈ રહ્યા છે

ગંડક અને ગંગા નદીનું જળસ્તર ઊયું આવવાથી નવા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે

સૌથી વધુ અસરગ્રસ્ત દરભંગામાં વીસ લાખથી વધુ લોકોને અસર થઈ છે

પાકિસ્તાન સેનાએ ગઈકાલે સાંજે રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે કેરીબદૃલ ક્ષેત્રમાં તોપમારો અને ગોળીબાર શરૂ કર્યો હતો સંરક્ષણ વિભાગના સંપર્ક અધિકારી કરનલ દેવિદર આનંદે જણાવ્યું હતું કે ભારતીય જવાને પાકિસ્તાન સેનાની ગોળીબારનો સખત વળતો જવાબ આપ્યો હતો જોકે નુકસાનીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી

આ વખતે કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિના લીધે યાત્રામાં કેટલાંક ધર્મગુરૂઓ તથા મર્યાદિત સંખ્યામાં ભાવિકોને જ જોડાવાની મંજુરી અપાઈ હતી ભદરવાદ શહેરના વાસુકીનાગ મંદિર ખાતેથી આ યાત્રાનો આરંભ થાય છે

ડે મોક્રેટ્સ અમેરીકામાં ડેમોક્રેટિક પાર્ટીએ ઔપયારિક રીતે જો બિડેનને રાષ્ટ્રપતિ પદની યૂટણીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે આગામી નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની યૂંટણીમાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો કરશે જો બિડેનને અમેરિકાભરમાં નામાંકન મળ્યું ડેમોક્રેટિક પ્રતિનિધિઓ અને તમામ રાજ્યો અને સાત પ્રદેશોના નાગરિકોએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ માટે બહ્મતી મત આપ્યા છે નામાંકન એક ઔપયારિકતા હતી કારણ કે સેનેટર બર્નાર્ડ સેન્ડર્સ એપ્રિલમાં હરીફાઈમાંથી ખસી ગયા હતા બિડેને સેનેટર કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટેના સાથી તરીકે નિયુક્ત કર્યા છે

અદાલતે આ કેસના તમામ પુરાવા સીબીઆઈને સોંપવાનો નિર્દેશ મુંબઈ પોલીસને આપ્યો છે